સુરેન્દ્રનગર વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે યોટીલા તાલુકાનો ત્રિવેણી ઠાંગા ડેમ આજે સવારે ઓવરફ્લો થયો છે

જામનગરમાં રણજીત સાગર ડેમ સસોઇ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે

તેમ રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના રિપોર્ટમાં જણાવાયું છે તદુપરાંત વેણુ ડેમના નિચાણવાળા વરજાંગ જાળીયા નીલાખા સાતવડી ગામના લોકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે

દમણમાં દલવાડા ભીમપોરમોટી દમણ સોમનાથકચીગામ વિસ્તારોમાં વરસાદ થઈ રહયો છે દમણગંગા નદી ની નજીક રહેતા લોકોને નદી અને દરિયા કાંઠે જવા માટે પ્રશાસન દ્રારા રોકવામાં આવી રહ્યા છે

રાજકોટ શહેરમાં આજે બાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ભાવનગરના અલંગ શીપ બ્રેકીંગ જહાજવાડામાં ત્રણ મેમ્બરોનાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે ત્રણેય દર્દીઓને શીપમાં આઇશોલેશનમાં રખાયા છે અને ત્યાં જ તેઓને સારવાર આપવામાં આવશે આ ત્રણેય ભાવનગર બહારના હોવાથી કેસ આ ભાવનગરની યાદીમાં ગણવામાં આવશે નહિં આ ત્રણેય અન્ય વ્યક્તિના સંપર્કમાં આવ્યા નથી તેમ જાણવા મળ્યું છે જ્યારે આજે ભાવનગર સર

હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલ એક મહિલાનું મોત નિપજેલું છે જો કે તેને અન્ય બિમારી હોવાનું જાણવા મળેલ છે ગીર સોમનાથ જીલ્લામાં આજે વધુ બે કોરોના પોઝીટીવ આવ્યા છે

પંચમહાલ જીલ્લામાં ગોધરા પોલીસ હેડક્વાટર્સ ખાતે ફરજ બજાવતાં કોરોના સંક્રમિત એએસઆઇનું આજે કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે તેમની સારવાર વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં યાલી રહી હતી સુરત કોરોના સુરતની નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક ખાતે કોરોનામાંથી સાજા થયેલા નવ જેટલા વ્યકિતઓના પ્લાઝમા સ્વીકારવામાં આવ્યા છે સુરત સિવિલના તબીબી અધિક્ષક ડો રાગીણી વર્માએ જણાવ્યુ કે બ્લડબેંક ખાતે સાજા થયેલા દર્દીઓ પાસેથી પ્લાઝમા ડોનેશન સ્વીકારવાની શરૂઆત ત્રીજી મેના રોજ કરવામાં આવી હતી એક પ્લાઝમા દાતા ફૈઝલ કહે છે કે જે સરકારે એક પણ રૂપિયો લીધા વિના મને વિનામૂલ્યે સારવાર આપી છે તો હું એક પ્લાઝમા ડોનેટ કેમ ન કરી શકું પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી નીકાળીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે જેનાથી દર્દીઓની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે લોફીમાં રક્તકણો અને તેનો પ્રવાફી ભાગ હોય છે જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે

ટેસ્ટ કીટ દ્વારા કોરોના અંગે નો ટેસ્ટ કરવામાં આવતો હતો

ધન્વંતરિ રથ દ્વારા ચેકઅપ કરી હોમિયોપેથીક દવાઓ ઓકિસજનનું લેવલ નાગરિકોનું સ્ક્રીનીંગ કરી તેમને દવા આપીને કોરોનાના સંક્રમણથી ઉગારી શકાય અને જરૂર પડ્યે તાત્કાલિક સારવાર તથા સાવયેતીના પગલા માટે સમજણ આપવામાં આવી રહી છે

લખપત તાલુકાના સરહદી મુધાન છેર સિયોત લાખાપર સહિતના ગામોમાં મોટી સંખ્યામાં તીડ દેખાયા હતા

પાવરપટ્ટી વિસ્તારના વંગ ડાડોર સીમમાં મોડી સાંજે તીડ દેખાયા હતા

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે વર્ષમાં તૈયાર કરાયેલા ચારમાળ વાળા ભવનનું લોકાર્પણ થશે

લોકોને એક જ ભવનમાં તમામ પ્રકારમી સુવિધો મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલ છે વિશાળ પાર્કિંગ તેમજ અરજદારોને સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે